પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

વધતાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ નિર્ણય કર્યો છે

ફળદુએ કહ્યું હતું કે ખેડુતોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

દેશના કુલ ભૌગોલિક વિસ્તારનાં માત્ર ક ટકા જેટલો હિસ્સો ગુજરાત ધરાવે છે તેમ છતાં કપાસ મગફળી દિવેલા તલ જીરૂ ઈસબગુલ તેમજ દુધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં હોવાનું તેમણે જણાવ્યુ હતું

અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ ભાવનગર હિંમતનગર જુનાગઢ અને પંચમહાલ ખાતે નવા ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક બનાવાશે તેમ પણ શ્રી ફળદુ એ ગૃહ્ માં જણાવ્યુ હતું

સાબરમતી થી પ્રસ્થાન ના બારમાં દિવસે આ યાત્રા આજે સાંજે જંબુસર તાલુકા ના સમણી ગામે પહોંચતા પદયાત્રીઓ નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

દાંડી કૂચ ના રસ્તે આવતા ગામેગામ માં યાત્રિકો નું સ્વાગત દેશભક્તિ નો જોરદાર માહોલ ઊભો કરે છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ બેઠક લડવા માંગતા દાવેદારો પૈકી શ્રેષ્ઠ ઉમેદવાર નક્કી કરવા માટે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ દ્વારા નિરક્ષક તરીકે હર્ષદ વસાવા સતિષ પટેલ અને ડોક્ટર જ્યોતિ પંડ્યા ની નિમણૂક કરાઈ છે આ તમામ નિરીક્ષકો બેઠક ના દાવેદારો ની સેન્સ લેવા માટે આજે ગોધરા પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાન તથા કાર્યકર સમૂહ સાથે બેઠક કરી હતી

દેશમાં કોરોના વિરોધી વ્યાપક રસીકરણ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં દેશમાં આ રસીની કોઈ મોટી આડઅસર દેખાઈ નથી છતાં પણ આ રસીને લઈને હજુ પણ લોકોના મનમાં કેટલીક શંકાઓ છે રાજ્યના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત ડો તેજસ પટેલે આ રસીને સુરક્ષિત ગણાવી દરેકને આ રસી અપીલ કરી છે

ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રસીને લઈને મુખ્યત્વે ડર હોવાથી આ બાબતે તેમની શંકાનુ સંભવિત નિરાકરણ લાવવાનો પ્રથત્ન કરે છે

તો આજે વિધાનસભા ગૃહમાં હાજર બે ધારાસભ્યો નૌશાદ સોલંકી અને પૂંજાભાઇ વંશનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાના અહેવાલ છે પોળો ફોરેસ્ટ માં પ્રતિબંધ સાબરકાંઠામાં આવેલા પોળોના જંગલમાં સહેલાણીઓ માટે પ્રવેશ પ્રતિબંધ ફરીથી લગાવવામાં આવ્યા છે જેથી કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય

જે ડૂબી જતા તેને બયાવવા તેના પિતા અને બહેન પાણીમા ઉતર્યા હતા જેઓ પણ ડૂબી ગયા હતા

જયાં ડૂબી જવાથી તેમના મોત નીપજયા હતા ભારે જેહમત બાદ બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી કાઢવામાં આવ્યા હતા મોડાસા બાળ મજૂરો મુક્ત મોડાસા પંથકમાં બે બાળ મજૂરોને મુક્ત કરાવવામાં જિલ્લા બાળ સુરક્ષા એકમને સફળતા મળી છે